તેમાં જમ્મુકાશ્મીરમાં વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશની જોગવાઇ છે તથા લદ્દાખના અલગ કેન્દ્રશાસિત પ્રદેશની પણ જોગવાઇ છે શ્રી શાહે જણાવ્યું કે જમ્મુકાશ્મીર ભારતનો અખંડ ભાગ છે અને સંસદને તે અંગેના કાયદા ઘડવાનો અધિકાર છે આ ખરડા દ્વારા જમ્મુકાશ્મીર ભારતના અભિન્ન અંગ તરીકે રહે તેવી બાબતની ખાતરી થાય છે નિયમો ભંગ અંગેના કોંગ્રેસના આરોપો ફગાવતા શ્રી શાહે પડકાર ફેંકીને જમ્મુકાશ્મીર અંગે વલણ સ્પષ્ટ કરવાની માગણી કરી હતી શ્રી શાહે કહ્યું કે જમ્મુકાશ્મીરમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનો અને અક્ષય ચીનનો પણ સમાવેશ થાય છે શ્રી અમિત શાહે લોકસભામાં સભ્યોએ ઉઠાવેલા મુદ્દાઓનો આ રીતે જવાબ આપ્યો

જામનગરના માજી સૈનિકો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી રાજપીપળામાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી રાજપીપળા નગરમાં ભાજપના કાર્યકરો દ્વારા સ્કુટર રેલી કાઢવામાં આવી હતી અને શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અમિત શાહના નિર્ણયને વધાવી અભિનંદન પાઠવ્યા છે રાજ્યસરકારના ત્રણ વર્ષ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેના ઉપલક્ષ્યમાં આવતીકાલે મહાત્મા મંદિરમાં સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અપ્રેસર કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેત્રત્વના ત્રણ વર્ષ નીમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના મુખ્યમંત્રી ક્રષિ યાંત્રીકિકરણ યોજના પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ ટેબલેટનું વિતરણ સહિતના વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનો શુભારંભ કરાશે વરસાદ રાજ્યમાં વરસી રહેલાં વરસાદે છેલ્લાં ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે

મી

જિલ્લા વહીવટીતંત્રે ભેખડો ધસી પડતા માટી ખસેડવાનું કામ તેમજ વૃક્ષો ધરાશાયી થતાં વૃક્ષોને ખસેડવાનું કામ શરૂ કર્યું છે

્પ્રરના પાણી ઓસર્યા બાદ ગંદકીની સફાઇ ચુનાના પાવડરનો છંટકાવ કલોરીનેશન તથા એકટીવ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવશે તમામ લોકો પાણી ઉકાળીને પીવે અથવા કલોરીન ગોળી નાંખેલુ પાણી પીવે તેવી સૂચના આપવામાં આવી છે

ઉપરવાસમાં તેમજ સમગ્ર મહિસાગર જિલ્લામાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ હતી

નર્મદા નદીમાં દેડીયાપાડા સાગબારા ના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં આજે ત્રીજા દિવસે પણ પાણી છોડવાની ફરજ પડી હતી

જિલ્લા વિકાસ અધિકારી એ

શાહે મહિલાઓને વિવિધ યોજનાઓનો લાભ લેવા જજ્ઞાવ્યું હતું તેમણે જિલ્લામાં માતા મરણના પ્રમાણનો ઉલ્લેખ કરતાં મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવા તેમજ બાગાયત પશુપાલન અંગે વધુ માર્ગદર્શન લેવા જણાવ્યું હતું મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતે પશુપાલક મહિલાઓને જિલ્લા કલેક્ટર શ્રી બારેડ ઉત્કૃષ્ઠ કામગારી બદલ બિરદાવી હતી

પશુપાલન વિભાગના ડોક્ટરોએ મહિલા કૂષિ દિવસે ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પશુની માવજત વૈજ્ઞાનિક ઢબે કરી સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું

ટ્રાફિક એવોર્ડ માર્ગ સલામતી અને ટ્રાફિક અંગે જાગૃતિ સર્જવા માટે મહત્વપૂર્ણ પ્રદાન કરનાર શ્રી અમિત ખત્રીનું આજે અમદાવાદમાં પબ્લીક રીલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું

સન્માનનો પ્રતિભાવ આપતાં શ્રી અમિત ખત્રીએ અમદાવાદ શહેરમાં ટ્રાફિક સેન્સમાં નોંધપાત્ર સુધારો થવા અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી તેમણે આગામી સમયમાં પોતાના પ્રોજેક્ટ અંગે આ રીતે માહિતી આપી